તેમણે ઉદ્દામવાદી પરિબળો અંગે સાવચેત રહેવા પણ જણાવ્યું હતું તેમણે પોલીસદળના જવાનોને દેશની એકતા અને અખંડિતતા માટે કાર્યરત રહેવા અપીલ કરી હતી ત્રાસવાદનો અસરકારક રીતે સામનો કરીને તેને દેશના કેટલાક વિસ્તારમાં મર્યાદિત રાખવામાં પોલીસદળે ખાસ કરીને કાશ્મીરના પોલીસદળે કરેલી કામગીરીને પ્રધાનમંત્રીએ બિરદાવી હતી પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાષ્ટ્રીય પોલીસ સ્મારક અંગેની ખાસ ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું તેમણે કહ્યું કે આ સ્મારક બધા માટે પ્રેરણાનો સ્રોત બની રહેશે શ્રી મોદીએ સાયબર કોઓર્ડિનેશન સેન્ટરના પોર્ટલનો શ઼ભારંભ કરાવ્યો આ પોર્ટેલ સાયબર ગ્રુનાઓ ઉકેલતી વિવિધ એજન્સીઓના પ્રયાસોને સંકલિત કરવામાં મદદરૂપ થશે

શ્રી મોદીએ કહ્યું કે ભાજપ એવું દ્રઢ પજ્ઞે માને છે કે મહિલાઓ વ્યુ સારા વ્યવસ્થાપક અને આયોજકી હોય છે તેમજ એકથી વ્ધ કાર્ય કરવા માટે ક્ષમતા ધરાવે છે પ્રધાનમંત્રીએ કોંગ્રેસ સામે મહિલાઓને સશક્ત બનાવવાની બાબતને તેમના શાસનમાં ઉપેક્ષિત રાખવાનો આક્ષેપ કર્યો હતો

ગઇકાલે જીએસટી પરિષદની દિલ્હીમાં મળેલી બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી જેટલીએ કહ્યું કે જીએસટી વેરામાં ઘટાડો કરાયો છે તેમાં ટી વી ટાયર પાવરબેન્ક અને વિડીયો ગેઇમનો સમાવેશ થાય છે

દિવ્યાંગો માટેની કેરેજીસ પરનો વેરો ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે

બેન્કો દ્વારા જનધન ખાતાધારકોને અપાતી સેવાને જીએસટી વેરામાં સંપૂર્ણ રાહત અપાઇ છે શ્રી અરૂણ જેટલીએ કહ્યું કે નવા જીએસટી દરો આગામી પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે તેમણે એમ પણ કહ્યું કે હવે પછીની જીએસટી પરિષદની બેઠકમાં લો ફીટમેન્ટ કમિટી બાંધકામ ક્ષેત્રના જીએસટી દર અંગે વિચારણા કરશે

હર્ષવર્ધને જણાવ્યું છે કે ભારતે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને પર્યાવરણ સામેના પડકારો ઉકેલવામાં આદર્શ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે આજે હૈદરાબાદમાં સમુદ્ર વિજ્ઞાન અંગેના આંતરરાષ્ટ્રીય તાલીમ કેન્દ્રના પરિસરમાં અટલ કોમ્પ્લેક્ષનું ઉદ્દઘાટન કરતા અને વૈજ્ઞાનિકોને સંબોધન કરતા શ્રી હર્ષવર્ધને આ મુજબ જજાવ્યું હતું તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે પર્યાવરણને લગતી બાબતોનો અભ્યાસ અને તેના ઉકેલના પ્રયાસમાં ભારત મહત્વની ભૂમિકા ભજવે છે આંતરરાષ્ટ્રીય સૌરઉર્જા જૂથની સ્થાપનામાં ભારતની ભૂમિકાનો ઉલ્લેખ કરીને પર્યાવરણ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉત્સર્જન ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ઉર્જાના ઉત્પાદનમાં ભારત તેના નિર્ધારિત લક્ષ્યાંકો મેળવશે

સમગ્ર દેશ સહિત કચ્છ જિલ્લામાં પણ દત્ત જયંતિની ધાર્મિક શ્રદ્વા અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે સરહદના સંત્રી સમાન કળા ડુંગર ખાતેના પ્રસિદ્ધ દત્ત મંદિરે આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે